આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગૂંજી રહ્યું છે તેવામાં ફવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણાં ઉત્પાદનો વિશ્વસ્તરના હોય જ્યારે આપણે જાણતાં અજાણતાં વિદેશી ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છીએ ત્યારે તેના વિકલ્પો ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ હોથ છે તેમણે આપણા ઉદ્યમી સાથીઓને આગળ આવી સ્ટાઅપને આગળ વધારવા અનુરોધ કર્યો હતો

પ્રશ્નથી શરૂ થાય છે જિજ્ઞાસા હંમેશા સતત કંઈક નવું કરવા પ્રેરિત કરે છે પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વીલ ડુ ની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુતેગ બહાદુર જી માતા ગુજરી જી ગુરુ ગોવિંદસિંહ જી અને તેમના પરિવારજનોની શહીદીને યાદ કરી ભાવભીની અંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને યાદ કરી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો પી

દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિએ ગઈકાલે વિવિધ વિકાસકામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું

વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પસ દીવ અને કમલેશ્વર સ્ક્રલના પ્રથમ શૈક્ષણિક સત્રનો આરંભ સૌદવાડી ખાતે શાળાનું નિર્માણનું ખાતમૂહર્ત દીવ સિટી વોલ ખાતે આશરે સવા કિલોમીટરના ફેરિટેજ વોક માટે રસ્તો વેજીટેબલ માર્કેટનું નવીનીકરણ દીવમાં ઘનકચરાના નિકાલની વ્યવસ્થાનો સમાવેશ થાય છે

વિધવા સહાય સુરેન્દ્રનગર વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે તાજેતરમાં રોટરી ક્લબ હોલ ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ જાણીતા શિક્ષણ વિદ વિનોદીનીબેન શાહના પ્રમુખ સ્થાને યોજાયો હતો

સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી યોજાયેલ આ ગૌરવ પૂર્ણ કાર્યક્રમ માં વક્તાઓ એ હકારાત્મક નિર્ધારથી વિધવા કલ્યાણ પ્રવૃત્તિ ને બિરદાવી હતી